વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ દેશભરમાં રેલીઓ અને રોડ શો યોજી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ બિહાર અને ઉત્તર પ્રદેશમાં ઘણી રેલીઓને સંબોધન કરશે કોંગ્રેસ અધ્યક્ષ રાહ્લ ગાંધી આજે બિહાર અને છત્તીસગઢમાં જાહેરસભાઓને સંબોધન કરશે ભાજપ અધ્યક્ષ અમિત શાહ કર્ણાટકના શિમોગા અને કેરળના પતનમથિટ્ટામાં રોડ શો યોજશે દરમિયાન લોકસભાની પાંચમા તબક્કાની ચ્રંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની આજે ચકાસણી થશે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ સોમવાર છે પાંચમા તબક્કામાં સાત રાજયોના એકાવન લોકસભા મતક્ષેત્રોમાં બિહારની પાંચ જમ્મ્ન કાશ્મીરની બે ઝારખંડની ચાર મધ્યપ્રદેશની સાત રાજસ્થાનની બાર ઉત્તર પ્રદેશની ચોદ અને પશ્ચિમ બંગાળની સાત બેઠકોમાં મતદાન યોજાશે

આજે સવારે સાત વાગ્યે શરૂ થયેલુ મતદાન સાંજના ચાર વાગ્યા સુધી ચાલશે

આજે સવારે પશ્ચિમ બંગાળના બુનીયાદપુર ખાતે ચુંટણી રેલીમાં સંબોધન કરતા તેમણે આ પ્રમાણે જણાવ્યું હતું તેમણે સરહદ ફેન્સીંગના અધુરા કાર્યને અગ્રતા આપવાની ખાતરી આપી હતી શ્રી મોદીએ જો એનડીએ સરકાર સત્તામાં આવશે તો સંસદમાં નાગરિકતા સુધારણા અધિનિયમ પસાર કરવા માટેની તેમની પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો તેમણે કહયું કે રાજય સરકાર તેના કર્મચારીઓ માટે નવુ વેતન પંચ દાખલ કરવામાં અસફળ રહી છે અને મોંઘવારી ભથ્યુ આપવામાં પણ અસમર્થ રહી છે

ન્યાયમૂર્તિ સુધીર અગ્રવાલ અને ન્યાયમૂર્તિ રાજેન્દ્રકુમારની ખંડપીઠે ગઇકાલે એક જાહેરહિતની અરજીના આધારે આ નોટિસ આપી હતી અદાલતે કોંગ્રેસ અને ચૂંટણીપંચને બે સપ્તાહની અંદર જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે

અરજકર્તાઓએ કહ્યું કે ઘોષણાપત્રમાં આવો વાયદો કરવો લાંચ સમાન છે અને તેનાથી જનપ્રતિનિધિત્વ અધિનિયમનું ઉલ્લંઘન થાય છે

પંચના અવલોકન અનુસાર હિમાચલ પ્રદેશના સોલાન જીલ્લામાં રામ શહેર ખાતેની ચુંટણી સભામાં સતપાલ સત્તીએ કરેલુ વિવાદાસ્પદ નિવેદન માત્ર અભદ્ર નથી પરંતુ અપમાન જનક અને સંપુર્ણ પણે અયોગ્ય પણ છે

આરએલએસપીના બે ભાગો વચ્ચે નેતાગીરી અંગેના વિવાદની સુનાવણી વખતે પંચે આ ચુકાદો આપ્યો હતો પક્ષના ધારાસભ્ય લલન પાસવાન એક જૂથની આગેવાની કરી રહયાં છે તેમણે ચુંટણી પંચને જણાવ્યું હતું કે શ્રી કુશવાહા પક્ષના સભ્યોની મંજુરી વિના રાષ્ટ્રીય લોકતાંત્રિક જોડાણ એનડીએમાંથી નીકળી ગયા હોવાથી તેમને પક્ષમાંથી દ્દર કરવામાં આવ્યા હતા

આ ટ્રેન હાવડાથી નવી દિલ્હી આવી રહી હતી ડબ્બામાંથી ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થાનિક ગ્રામજનો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા એક ડઝનથી વધ્ ુ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા છે

રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે દરમ્યાન ફસાયેલા અન્ય મુસાફરો માટે દિલ્હીથી રાહત ટ્રેન મોકલવામાં આવી છે

રેલવે મંત્રાલયે આ ટઘનાની તપાસના આદેશ આપ્યા છે રેલવે સુરક્ષા કમિશ્નર એ

જૈન બનાવની તપાસ અંગેનો અહેવાલ આપશે

એક ખાનગી ચેનલમાં આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહયું છે કે તેમની સરકારે વિકાસના વિવિધ ક્ષેત્રોમાં સીમાચિન્હ રૂપ સિધ્ધિઓ હાંસલ કરી છે અને આગામી પાંચ વર્ષોમાં અદના માનવીના સપના સિધ્ધ કરવા માટે સરકાર વધુ ઝડપે કામ કરશે ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા શ્રી મોદીએ જનતાને ખોટા વચનો આપવાનો અને કોમી રાજકારણને અનુસરવાનો પણ વિરોધ પક્ષો ઉપર આક્ષેપ કર્યો છે તેમણે કહયું છે કે અદાલતે જેમને કસુરવાર ઠરાવ્યા છે તેમને કોંગ્રેસી નેતાઓ મળી રહયાં છે પરંતુ તેમની સરકાર અલગતાવાદીઓ સાથે કડક હાથે કામ લેવાનું ચાલુ રાખશે શ્રી મોદીએ ઉમેર્યુ હતું કે મધ્ય પ્રદેશમાં ભોપાલની લોકસભા બેઠક પરથી ઉમેદવારી કરી રહેલાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ઉમેદવારી સામે સવાલ ઉઠાવનારા કોંગ્રેસી નેતાઓ પોતે જામીન પર છૂટેલા છે

સુરક્ષા સુત્રોએ જણાવ્યું કે આતંકવાદીને વાતેર ગામ ક્ષેત્રમાંથી પસાર થઈ રહેલી પેટ્રોલીંગ પાર્ટી પર હુમલો કર્યો અને જવાનો પર અંધાધુધ ગોળીઓ વરસાવી સુત્રોનું માનવું છે કે સેના દ્વારા ક્ષેત્રની તપાસ કરવા માટે કરાયેલી ઘેરાબંધીમાં અન્ય એક આતંકવાદી ફસાયેલો છે અન્ય એક ઘટનામાં આતંકવાદીઓએ ગઈકાલે સાંજે પુલવામા જીલ્લાના મિદ્દરા ત્રણ વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે સીઆરપીએફની એક શિબિર પર હુમલો કર્યો હતો

ગઈ સાંજે કોલકત્તામાં ઈડન ગાર્ડનમાં રમાયેલી રોમાંચક મેચમાં રોયલ ચેનેન્જર્સ બેંગલોરે કોલકત્તા નાઈટ રાઈડર્સને દસ રને હાર આપી

રોયલ ચેલેન્જર્સ બેગ્લોરની આ બીજી જીત છે જે તેમને ટ્રનામેન્ટમાં જાળવી રાખશે જયારે કોલકત્તા નાઈટ રાઈડર્સ અત્યાર સુધીમાં પાંચ મેચ હારી ચુકી છે

તેમણે જણાવ્યું છે કે બાદમાં ભારત સરકાર તેમને ત્યાંથી બહાર કાઢી નહી શકે શ્રીમતી સ્વરાજે એક ટવીટ સંદેશમાં જણાવ્યું છે કે લીબીયાથી વિમાની સેવા હજી ચાલુ છે તેથી ત્યાં વસતાં ભારતીયોએ તત્કાળ નીકળી જવુ જોઈએ તેમણે ઉમેર્યુ હતું કે હાલ લીબીયામાંથી લોકોને ખસેડવાની કામગીરી મોટા પાયે કરાયા પછી પણ પાંચસોથી વધુ ભારતીય નાગરીકો ત્રિપોલીમાં અટવાઈ પડયા છે અને ત્યાં પરિસ્થિતિ બહુ ઝડપથી વણસી રહી છે

સત્તાવાર વર્તુળે જણાવ્યું છે કે ભારતના ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા મોટા રાજયોના હજ યાત્રાઓની લાંબી પ્રતિક્ષા યાદી દુર કરી શકાય તે માટે આ સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે